દક્ષિણ ભારતીય રાજયોમાં કથિતપણે હિન્દી ભાષા થોપવાને લઈ યાલેલ વિરોધ સંબંધે તેમણે આવી કોઈ પણ યોજનાને નકારી છે તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ત્રિભાષાની વ્યવસ્થા અંગે સમિતિએ હજી પ્રસ્તાવ રજુ કર્યો છે જાહેર પ્રજા પાસેથી ફીડબેક મેળવવા બાદ જ સરકાર તેને લાગુ કરવા અંગે નિર્ણય લેશે

ગત વિધાન સભાની ચુંટણીમાં કચ્છમાં અબડાસાની બેઠક પરથી ફાર મેળવેલ છતા શ્રી ગોફિલને કોગ્રેસ ફાઈ કમાંન્ઠ બિફારના પ્રભારી પદે નિયુક્ત કર્યા ફતા ફાલે તેઓ બિફારમાંથી ચુંટણી લડ્યા ફતા જેમાં ફાર મળતા ફારની જવાબદારી સ્વીકારી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શ્રી રાફુલ ગાંધીને રાજીનામું મોકલવાના અહેવાલ છે

ઉપરાંત આગામી વનમજ્ઞેત્સવ માટે ચોમાસા પુર્વે જ વૃક્ષોના રોપા વિતરણવાવેતરનું જિલ્લા તાલુકા ગ્રામ્ય સ્તર સુધી માઈક્રો પ્લાનીંગ કરવા વન વિભાગને ખાસ ખાસ સુચન કર્યુ છે

જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોફને ઉપસ્થિત પદાધિકારીઓને જરૂરી સુચનો આપીપાણી પશ્નો સહિતના કામો ઝડપભેર પુણ કરવા જણાવ્યુ હતું

સંગઠનની આગામી યાત્રામાં યુવા નેતૃત્વ મુખ્ય ધારામાં આવી રહ્યુ છે ત્યારે કચ્છની કિશોરીઓની નવી પહેલને પ્રોત્સાહન આપવા સૌ નગરજનોને કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્રારા ભુજના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે